આ ત્રણ દિવસીય સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખનો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાશે અને બેઠક પૂર્ણ થશે ત્યારબાદ બીજી બેઠક મળશે સત્ર દરમિયાન આઠ જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરીષદ સુધારા વિધેયક ગુરજાત માલ અને સેવા વેરો સુધાર વીધેયક ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારો વિધેયક ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારો વિધેયક ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક ગુજરાત વ્યવસાયી ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયક રજુ કરવામાં આવશે આશુતોષ અંતાણી રાજ્યઃ કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ રાજ્યમાં ખેડૂતો યુવાનોના પ્રશ્નોને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાને ઘેરાવ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં આજથી શરૂ થતાં વિધાનસભાના સત્રમાં ગૃહમાં સરકારને ઘેરવા માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી

સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપી સશસ્ત્ર જવાનોને ફરજ પર તેનાત કરવામાં આવશે

બાદમાં કમોસમી વરસાદના કારણે નુકશાની થઈ હતી

આ કાર્યક્રમ હેઠળ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા સુધારા વધારા કરાવવા નામ અન્યત્ર સ્થળાંતરિત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે

આશુતોષ અંતાણી કચ્છ હવામાન રાજ્યમાં છેલ્લા બે દિવસથી થયેલા વાતાવરણમાં પરિવર્તનની અસરરૂપે કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો પ્રભાવ વધેલો અનુભવાયો હતો સામાન્ય કરતા તેજ ગતિથી ફૂંકાતા ઠંડા સુસવાટા મારતા પવનને લીધે ઠંડીની તીવ્રતા વધ્ જણવવા સાથે જિલ્લાના જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે કચ્છના કાશ્મીર ગણાતા સરહદી અબડાસા તાલુકાના નલિયા ખાતે નીચામાં નીચું તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

ખેડૂતો તથા માછીમારભાઈઓ માટે હવામાન વિભાગ તરફથી કોઈ વિશેષ સૂચના આપવામાં આવી નથી